જોકે બંન્ને દેશો વચ્ચે હથિયારોની સ્પર્ધા ખતમ કરવાને લીધે વાતચીતનો દોર યથાવત છે એવુ જાણકારોનું કહેવુ છે

જે અંતર્ગત હવે દેશના તમામ શહેરો વચ્ચે સ્પર્ધા થસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉત્તર પ્રદેશ અને બિહારમાં વાલ્મીકીનગર મતવિસ્તારમાં એનડીએના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી રેલીમાં પ્રધાનમંત્રીએ સંબોધન કર્યુ હતું

ગઈ કાલે રાજકોટ કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં કલેકટર ડો

મંત્રીશ્રી યુડાસમાએ પાણીની સમસ્યાનું નિરાકરણ માનવતાના ધોરણે કરવાની સાથે પાણીપુરવઠા બોર્ડને કાર્યરત યોજના હવે સત્વરે પુર્ણ કરવા તાકીદ કરી હતી

એવી જાણકારી ઈન્સ્ટીટ્યુટના વડા શ્રી રસનિધી અંતાણીએ આપી હતી